અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ ટીમના ડોક્ટરોએ આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ગોત્રી હોસ્પિટલ તેમજ કન્ટેન્મેન્ટ ઝોન અને ઝુપડપટ્ટી વિસ્તારની મુલાકાત લીધી હતી અને કોરોના ફેલાવો રોકવા ઉપરાંત તેની સારવાર માટે શું શું કામગીરી અહી થઈ છે તેની સમિક્ષા કરી હતી કોરોના દર્દીઓને આપવામાં આવતી સારવાર અને યોગ્ય વ્યવસ્થામાં કેટલીક ક્ષતિઓ જણાઈ આવી હતી તેમાં સુધારો કરવા હોસ્પિટલના સત્તાવાળાઓને સૂચના આપી હતી હમણાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધી રહી હોવાની બાબતને ગંભીર ગણાવવા સાથે સંક્રમણને રોકવાના આદર્શ ઉપાય હાથ ધરવાની સૂચના આપી હતી

અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોરોના સંક્રમણનો ભોગ બનેલા બાળકોમાં કોઈ લક્ષણ જણાયા નહીં હોવાથી આરોગ્ય તંત્ર પણ ચિંતામાં પડ્યું છે આ બાળકોને કોના સંપર્કમાં આવવાથી કોરોનાનો ચેપ લાગ્યો છે તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને બાળકોના વાલી તથા પાડોશીનો સહકારમાં લેવામાં આવી રહ્યો છે વિધાનસભા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી આર સી ફળદુએ જણાવ્યું છે કે માછીમારો દ્વારા દરિયાઈ જળસીમા ઓળંગવાના બનાવો ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે

તેમણે કહ્યું કે માછીમારોની સુરક્ષા માટે દરિયામાં પેટ્રોલીંગ વધુ સઘન બનાવાયું છે અને નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી બોટોના લાઇસન્સ તથાડિઝેલ કાર્ડ મોક્ક રાખવામા આવ્યા છે વિધાનસભામાં આજે સૌરાષ્ટ્રના માછીમારો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ મુજાબ જણાવ્યું હતું

આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ અંતર્ગત યોજાનાર આ મેળાનું ઉદઘાટન ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી આર

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુકત ઉપક્રમે આ મેળાનું આયોજન કરાયું છે

સ્થાનિક નાગરિક અને અગ્રણિઓએ આ જાહેરાતો અંગે આનંદ દર્શાવ્યો છે

આ ટ્રેનોમાં સીઝન ટિકિટની મંજૂરી નથી ટ્રેનના સમય અનુસાર ટિકિટ આપવા માટે સ્ટેશનો પર સમય નક્કી કરાશે આ દ્રેનોના સ્ટોપેજ સિવાયના સ્ટેશનો માટે ટિકિટ મળશે નહીં

આ ટ્રેનો માટેની ટિકિટ હવે તમામ સ્ટેશનો પર ઉપલબ્ધ થશે આ ટ્રેનો માં સિઝન ટિકિટની સુવિધા હૃજી નથી

અમારા પ્રતિનિધિ જણાવે છે કે યાત્રાળુઓના ધસારાને લીધે બાંધકામમાં વિક્ષેપ પડતો હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે પરંતુ વર્ચ્યુયલ દર્શનનો લાભ સોશિયલ મીડિયા દ્વારા ઉપલબ્ધ રહેવાનો છે

આ તાલીમમાં ફેશન ડિઝાઇનિંગ ઉપરાંત વ્યવસાય વ્યક્તિ વિકાસ નાણાકીય સહાય વ્યવસાયલક્ષી તાલીમ તેમજ ઉપરોક્ત વિષયમાં પ્રેક્ટીકલ અને થીયરીની તાલીમ આપવામાં આવી રહી છે